જેના અનુસંધાને રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે વીડિયો કોન્ફરન્સ કરી તમામ બેન્કર્સને ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા સૂચના આપી છે

જેમને કેન્દ્ર સરકાર તરફથી રૂ

હવે પીએમ કિસાનના ખેડૂતોને માત્ર એક જ પાનાનું ફોર્મ ભરી બેંકમાં જમા કરાવ્યે કિસાન ક્રેડિટ કાર્ડ ઉ પલબ્ધ બનશે ખેડૂતો આ ફોર્મ તલાટી બેંક ગ્રામસેવક કે આઈ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકશે આ ફોર્મ બેંકની જે શાખામાં ખાતુ હોય તે ખાતામાં પરત કરાવવાનું રહેશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખાતેદાર લોનના પૈસા ગમે ત્યારે ભરી શકશે અને ગમે ત્યારે ખાતામાંથી ઉપાડી શકશે

કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરી હતી તેમાં યજમાન તરીકે ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે

તેના આધારે આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે

રાષ્ટ્રીય એકતા સમિતિના નેજા હેઠળ સીએએ ના સમર્થનમાં શહેરના મુખ્ય માર્ગો પર બે કિલો મીટરની લંબાઈ સાથેના તિરંગા સાથે વિશાળ રેલી નીકળશે સવારે શરૂ થનાર આ રેલીનુ પ્રસ્થાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે પ્રસ્થાન પૂર્વે તેઓ રેલીને સંબોધન કરશે અને નાગરિકતા સંશોધન કાયદાની મૂળભૂત સમજ આપશે

પંડિત દિનદાયલજી ભારતીય જનસંઘના સ્થાપક અને ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક પંડિત દિનદાયાળજીની પુસ્યતિથિને ભા જ

સમર્પણ દિન તરીકે ઉજવશે રાજકોટ શહેરમાં સવારે આંગણવાડીમાં બિસ્કિટ વિતરણ જ્યારે સાંજે પૂર્વ પ્રદેશ અધ્યક્ષશ્રી રાજુભાઇ રાણાનું શહેર ભા જ

કાર્યાલય ખાતે બૌદ્વિક દિનદયાળજીના જીવન ઝરમર વિશે કાર્યકર્તાને માર્ગદર્શન કરશે

આજના સમયે ધણી મહિલાઓ કામકાજના સ્થળે જાતિય સતામણીનો ભોગ બને છે આથી મહિલાઓને કામકાજના સ્થળે આવા જાતિય સતામણીથી રક્ષણ મળે તે હેતુસર આ કાયદો અમલમાં છે જે કાયદાથી ધણાં લોકો અજાણ રહે છે જે બાબતે જાગૃતિ થાય તે હેતુસર ઉપરોક્ત કાર્યક્રમ યોજાયો હતો

સિટી સર્વે કચેરી કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે નવી સિટી સર્વે કચેરી શરૂ કરવા માટે અનુમતિ આપીને લોકલાગણીને મૂર્તિમંત કરી છે